બેઠક દરમિયાન કેટલાક વિનિમય કરાર પર ફસ્તાક્ષર થવાની સંભાવના છે સાંજે સ્વદેશ જવા રવાના થતાં પહેલાં શ્રી મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દલ હમીદ સાથે મુલાકાત કરશે બાંગ્લાદેશની તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતના બીજા અને અંતિમ દિવસે શ્રી મોદીએ ત્યાંના ઐતિહાસિક મહત્વના સ્થળો અને મંદિરોની મુલાકાત લીધી તેમણે જશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા અર્ચના કરી શ્રી મોદીએ મંદિર સાથે જોડાયેલા સમુદાય હોલ અને ચક્રવાત તોફાન સમય આશ્રય મેળવવા શેલ્ટર નિર્માણ માટે અનુદાનની જાહેરાત કરી આ બાંધકામનો ઉપયોગ ભાવિકો દ્વારા મંદિરના વાર્ષિક કાળી પૂજા મહોત્સવ અને મેળા દરમિયાન સમુદાય સુવિધા તરીકે પણ કરવામાં આવશે તેમણે તુંગીપારા ખાતે બંગબંધુ શેખ મુજીબુર રહમાનના સમાધિ સ્થળ પર જઈ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે ઓરાકાંડીમાં મતુઆ સમુદાય દ્વારા આયોજિત સ્વાગત સમારોહમાં ભાગ લીધો ઓરાકાંડી એ આધ્યાત્મિક ગુરૂ અને મતુઆ સમુદાયના સ્થાપક હરિચંદ્ર ઠાકુરનું જન્મસ્થળ છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ સાથે ભારતની લાંબા સમયની ભાગીદારીને પડોશી પહેલો નીતિનો મહત્વપૂર્ણ આધાર ગણાવ્યો છે ગઇકાલે ઢાકામાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે

આસામમાં આજે સાંજે છ વાગ્યા સુધી જયારે બંગાળમાં સાડા છ સુધી મતદાન થશે

આસામમાં ભાજપના વડપણ હેઠળના એનડીએ કોંગ્રેસના વડપણ હેઠળના મહાજોત ગઠબંધન અને આસામ જાતીય પાર્ટી વચ્ચે મુકાબલો છે આજની પહેલા તબકકાની યુંટણીમાં મુખ્ય ઉમેદવારોમાં આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અતુલ બોરા આસામ જાતીય પરીષદના એલ ગોગોઇ મુખ્ય છે જયારે બંગાળમાં સત્તાધારી ટીએમસી અને ભાજપ તથા કોંગ્રેસ ડાબેરીઓના સંયુકત મોરચા વચ્ચે મુકાબલો છે યુંટણી પંચે મતદાનની પ્રક્રિયા પારદર્શક બનાવવા ઇવીએમ સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે કોવીડની સ્થિતિને ધ્યાનમાં લઇને દરેક મતદાન મથકે દોઢ હજારના બદલે એક ફજાર મતદારોને મતદાન કરવાની વ્યવસ્થા કરાઇ છે એવી જ રીતે કોવીડના દર્દીઓ તથા કવારન્ટાઇન થયેલા મતદારોને પોસ્ટલ બેલેટ પેપરની સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે

આસામ કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં યોજાઇ રહેલી વિધાનસભાની યૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં યોજાનાર પેટા ચૂંટણી સંદર્ભે પ્રિન્ટ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અથવા અન્ય કોઈપણ રીતે એક્ઝિટ પોલ્સના પરિણામને પ્રકાશિત નહીં કરવા સૂયના આપવામાં આવી છે

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે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

રાજય ઉત્સવો બિહાર ઝારખંડ ઓડીશા સહિત વિવીધ રાજ્યોએ આગામી એપ્રિલ માસમાં આવનાર તહેવારોને ધ્યાનમાં લઇને કડક નિર્દેશો અને પ્રમાણીત સંયાલન પ્રકિયાની જાહેરાત કરી છે રાજય સરકારોએ આગામી દિવસોમાં ઉજવાનાર હોળી શબે બારાત રામનવમી ઇસ્ટરના તહેવારો દમિથાન મોટી સંખ્યામાં એકઠા નહી થવા કોવીડના નિયમોનું પાલન કરવાની સુયના આપી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજયોના અગ્રસચિવોને પાઠવેલા પત્રમાં પણ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઇને પ્રમાણીત સંચાલન પ્રક્રિયા જાહેર કરવાની સુચના આપી હતી

અત્યાર સુધીમાં કોવીડના એક કરોડ બાર લાખથી વધુ દર્દીઓને કોવીડને માત આપી છે દેશમાં અત્યારે ચાર લાખ પર હજારથી વધુ એકટીવ કેસ છે

પરેશ રાવલ લોકપ્રિય અને પીઢ અભિનેતા પરે શ રાવલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે શ્રી પરેશ રાવલે ટવીટર ઉપર આ જાણકારી આપી હતી તેમણે સંપર્કમાં આવેલી વ્યકિતઓને સતર્ક રહેવા અને ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે

સચીને ટવીટર ઉપર આ જાણકારી આપીને કહયું કે તે ઘરમાં જ કવારન્ટાઇન થયો છે અને તબીબોની સુયનાઓનું પાલન કરી રહથો છે સચીને તેને સારવાર આપતા તબીબો અને આરોગ્ય કર્મીઓનો આભાર માન્યો છે

બધા જ જીલ્લાઓના તબીબી વિભાગીય કમીશ્નરો અને કલેકટરોની વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રીના કાર્યાલયની યાદીમાં બધા જ મોલ હોટેલ થીએટરો તથા બારમાં કોવીડના નિયમોનું પાલન થાય છે કે કેમ તે જોવાની સુચના બધા જ જીલ્લા અધિકારીઓને આપવામાં આવી છે

ઉત્તરપ્રદેશ કોવીડ ઉત્તરપ્રદેશ સરકારે કોવીડના સંક્રમણને રોકવા માટે નવી માર્ગદર્શીકા અને નિયમોની જાહેરાત કરી છે નવા નિયમ મુજબ કોઇપણ જાહેર કાર્યક્રમ માટે હવે જીલ્લા વહીવટીતંત્રન મંજુરી લેવી ફરજીયાત રહેશે એવ જ રીતે એક પ્રાંતમાંથી બીજા સ્થળે જતાં લોકોને કોવીડનો ટેસ્ટ કરાવવો ફરજીયાત કરાયું છે માસ્ક નફી પહેરનાર તથા યોગ્ય અંતરની જાળવણી નહી કરનાર સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે

જયારે બીજા પ્રોજેકટોની કામગીર જુદા જુદા તબકકામાં અમલમાં છે